પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

સી

મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોમાં ટેસ્ટીંગનો ભય દુર થાય અને સ્વયં જાગૃતિ આવે તે માટે સૌને પ્રેરિત કરવા સામે યાલીને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે શ્રી રૂપાણીએ ટેસ્ટ ઇઝ બેસ્ટનું સુત્ર આપતા સૌને અપીલ કરી છે કે કોરોના સંક્રમણ નિયંત્રણ સામે પ્રભાવી રીતે કાર્યરત થવા અંગે સંક્રમિત વ્યક્તિઓની ભાળ મેળવી સમયસર સારવાર માટે આ ટેસ્ટ જરૂરી છે અને ટેસ્ટ પ્રત્યે કોઇએ ભય રાખવાની જરૂર નથી

છેલ્લા અઠવાડીયામાં તેમના સંપર્કમા આવેલ તમામ લોકોએ સ્વે ચ્છાએ ટેસ્ટ કરાવવા મંત્રી જયેશભાઇ એ વિનંતી કરી છે

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે તેમણે ચોખવટ કરી છે કે સામાન્ય રીતે લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થતી હોય છે પણ આ વર્ષે અધિક માસ હોવાથી તે મુજબ ખરીદી વહેલી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે

આ માટે સર્વેની કામગીરી પંદર દિવસમાં પૂર્ણ કરવાની છે

જે પૈકી ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે

પોસ્ટ બચત ખાતા ધારકોને લેવડદેવડના વ્યવહાર અંગે કોઇ અગવડ ન ઉદભવે તે હેતુથી લધુતમ બેલેન્સ ના નિયમ ની નોંધ લેવા તમામ બચત ખાતા ધારકોને અપીલ કરવામાં આવી છે

ભાજપના અધ્યક્ષ જે

નફાએ ઉત્તરપ્રદેશના ગૌતમ બુધ્ધનગર જિલ્લામાં સેવા સપ્તાહની ઉજવણીનો આરંભ કરાવ્યો છે શ્રી નફાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનું જીવન દેશ અને દેશના નાગરિકોની સેવા માટે સમર્પિત છે

સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાત પ્રદેશ ભાજપ એકમ દ્વારા સમગ્ર રાજ્યમાં પક્ષના કાર્યો સામાજિક સેવા પ્રવૃત્તિઓ હાથ ધરશે

હોસ્પિટલમાં યોખ્ખાઈની ઝુંબેશ હાથ ધરવામાં આવી તેમાં કાર્યકરો સાથે સાંસદ રંજનબેન ભદ્દ પણ જોડાયા હતા દાદરા નગર હવેલી અને દમણ દીવ ભાજપ દ્વારા સેવા સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે

એક સપ્તાહ્ સુધી દરરોજ કાર્યક્રમ યોજાશે

શાળાના આચાર્યોએ પોતાની શાળાની માર્કશીટ તથા પ્રમાણપત્રો મુખત્યારપત્ર રજૂ કરીને મેળવી લેવાના રહેશે

રાજકોટ જુનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અતિ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે હવાની ગતિ પણ તે દિવસોમાં વધારે રહેવાની શક્યતા છે પણ માછીમારો માટે કોઈ વિશેષ ચેતવણી બહાર પાડવામાં આવી નથી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં સાયકલોનિક સરક્યુલેશન સર્જાયું છે જેથી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની વકી છે

નવસારી વલસાડ દિવ દમણ દાદરાનગર હવેલી અને ગીર સોમનાથમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે

અમરેલીમાં ગઇકાલે બપોર બાદ ધીમીધારે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો

જયારે ગિરનારના જંગલમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી પડતા પાંચેક ઇંચ વરસાદ પડયો હતો હાલારમાં લાલપુરમાં સાજે બે કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસતા માર્ગો પાણી પાણી થયા હતા